રાષ્ટ્ર તિ ઉ રાષ્ટ્ર તિ પ્રધાનમંત્રીએ દુર્ધટનામાં મૃત્યુ મેલા લાકા પ્રત્યે દુઃખ વ્યકત કર્યું છે

યાલુ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ કરતાં છ ટકા વધુ વરસાદને ધ્યાનમાં રાખીને ખરીફ ઉતા દનમાં માટી વધારી થવાની સંભાવના છે ગાવડા ખાતર રસાયણ અને ખાતર મંત્રી ડી વી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે ખાતર વિભાગે વણ આધારિત સબસિડી યાજના હેઠળ તમામ ખાતર માટે દેશમાં ઉતાદન કે આયાત ખર્ચની સમિક્ષા શરૂ કરી છે શ્રી ગાવડાએ જણાવ્યું છે કે ખાતાકીય દેખરેખ સાથે ખાતર કં નીઓએ સ્વયં નિયમનકારી દ્વતિ અ નાવી છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવાહી કુદરતી ગેસના ભાવમાં ઘટાડાથી ખેડૂતી લાભ મેળવી શકે

મંત્રીએ કહ્યું કે ખાતર વિભાગ દેશના ખેડુતાખે ઉચીત કિંમતે અને વાજબી સમયે ખાતર હોંચાડવા કટિબદ્ધ છે

ખાદી બ્રાન્ડ નામન અનધિકૃત ઉ યાણ કરવા માટે ખાદી ગ્રામાદ્યણ બાર્ડે ખાદી એસેન્શિયલ્સ અને ખાદી ગ્લાબલને કાયદાકીય નાટિસ ફટકારી છે બાર્ડે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને કં નીઓ ખાદી બ્રાન્ડ નામનાા ઉપ થાળા કરીને વિવિધ ઇ કામર્સ પ્લેટફાર્મ દ્વારા કામ્મેટિક અને બ્યુટી ઉતાદનાલે વેચીને ગ્રાહકાને ગેરમાર્ગે દારે હાં ખાદી એસેન્શિયલ્સ અને ખાદી ગ્લાબલને આપ વામાં આવેલી નાટિસમાં ખાદીબ્રાન્ડ નામન ઉ થાા કરીને ઉત ાદનામું વેચાણ કરવાનું બંધ કરવાનું કહ્યું છે

તેણે ભારપૂર્વક જણાવ્યું કે ખાદી ભારત સિવાયના દ્રેડમાર્ક ખાદી નામન ઉ થાંત ફક્ત તેના અધિકૃત લાઇસન્સધારક અથવા ફેન્ચાઇઝી ધારક જ કરી શકે છે કમિશને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ણ ચીમકી આપી છે